પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે દરેક બાબતનું નિરીક્ષણ કરી રહ્યા છે તેમણે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને તમામ ફેરફારો ઉપર નજીકથી નજર રાખવા કહ્યું છે જ્યાં બે પોઝિટીવ કેસ મળી આવ્યા છે તેવા કેરળની રાજ્ય સરકારને તેમણે ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર આ બાબતમાં તમામ મદદ પુરી પાડશે આરોગ્યમંત્રીએ એમ પણ કહ્યું છે કે તકેદારીના પગલારૂપે જે લોકો થાઈલેન્ડ અને સિંગાપોરથી પ્રવાસ કરી રહ્યા છે તેમને પણ હવાઈમથકોએ તપાસવામાં આવી રહ્યા છે અગાઉ માત્ર ચીન અને હોંગકોંગથી આવતા લોકોને જ તપાસવામાં આવતા હતા

ખરડામાં કહેવાયું છે કે નવી જોગવાઈનો હેતુ વિદેશોમાં વાસ્તવિકરુપે કાર્ય કરતા ભારતીય નાગરીકોને ભારતની કરવેરા પ્રણાલીના દાયરામાં લાવવાનો નથી કેન્દ્રિય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ ભારતમાં રહેઠાણ સંબંધિત આ નવી જોગવાઈ અંગે સ્પષ્ટીકરણ બહાર પાડતાં કહ્યું કે તેનો ઉદેશ્ય કરવેરા નિયમોના દ્વરુપયોગને નિવારવાનો છે કારણ કે એવું જોવામાં આવ્યું છે કે કેટલાક ભારતીય નાગરીકો ભારતમાં કરવેરાની ચૂકવણથી બચવા માટે પોતાનું રહેઠાણ ઓછા ટેક્સવાળા અથવા કોઈપણ ટેક્સ ના લાગતો હોય તેવા દેશમાં બતાવી દે છે સીબીડીટીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે મધ્ય પૂર્વ સહિત અન્ય દેશોમાં કામ કરનારા અને ત્યાં કરવેરાની ચૂકવણી નહીં કરનારા ભારતીયોની આવક પર ભારતમાં કરવેરા લગાવવા અંગે મિડિયાના અહેવાલો ખોટા છે તેમાં એવું પણ કહેવાયું છે કે એવા ભારતીય નાગરીક જે દરખાસ્તમાં મુકાયેલી જોગવાઈ અંતગત ભારતના રહેવાસી માની લેવાયા છે તેવા કિસ્સામાં વિદેશમાં કમાયેલી આવક પર ભારતમાં ત્યાં સુધી કર નહીં લાગે જયાં સુધી આવક ભારતીય વ્યવસાય અથવા ધંધામાંથી કમાયેલી ના હોય

દરમિયાન જિલ્લા મથક ભુજના સહયોગ હોલ ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત પોષણ અભિયાનના નગરપાલિકા કક્ષાના કાર્યક્રમમાં ભુજ નગરઅધ્યક્ષા શ્રીમતી લતાબેન સોલંકી તેમજ તમામ નગરસેવકોએ એક એક અતિકુપોષિત બાળક દત્તક લઈ તેને સુપોષિત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી જ્યારે કેટલીક સંસ્થાઓ દ્વારા બાળક દત્તક લેવાયા હતા

આશુતોષ અંતાણી કચ્છઃ માતાનામઢ યાત્રાધામ વિકાસ કચ્છ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ માતાનામઢને ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી જેવું બનાવવાની નેમ રાજ્ય સરકારે વ્યક્ત કરી છે આ અંગે કચ્છ જિલ્લા લકેકટર સુશ્રી પ્રવિણા ડી

એ માતાનામઢ ધામની જાત મુલાકાત લઈ મઢ જાગીરના ટ્રસ્ટી તેમજ સરપંચ સાથે યાત્રાધામને સતાવતી મુખ્ય સમસ્યાઓ તેમજ વિકાસ સંદર્ભે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી તેમણે ચાચરા કુંડની મુલાકાત લઈ તેને વિકસાવવા સુચન કર્યું હતું આશુતોષ અંતાણી ભુજઃ પાલારા જેલ કેદી કલ્યાણ પ્રવૃતિ ગુજરાત રાજ્ય જેલ પ્રશાસનના આદેશ અનુસાર જીલ્લા મથક ભુજ સ્થિત પાલારા ખા જેલમાં કેદી કલ્યાણ પ્રવૃતિ અને જેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત બંદીવાન ભાઈ બહેનો માટે ઈલેકટ્રીક કામ અને સવિણ કામના વર્ગનો પ્રારંભ કરાયો હતો આ અંગે જેલ અધિક્ષક ડી એમ ગોહિલે જણાવ્યું હતું કે ભુજ આઈટીઆઈ સરકારી સંસ્થા તરફથી ઈલેકટ્રીક તથા સિવણ કામની તાલીમના વર્ગો આઈટીઆઈ કોલેજમાં ફરજ બજાવતા નિષ્ણાતો દ્વારા લેવામાં આવશે

જોકે દિવસ દરમિયાન ઠંડીમાં રાહત જણાય છે પરંતુ દિવસ ઢળતાં ઠંડી પોતાની પકડ મજબૂત બનાવે છે